હર્ષવર્ધન કેન્દીય આરોગ્ય અને કૂટુંબ કલ્યાણમંત્રી ડોકટર હર્ષવર્ધને જણાવ્યું હતું કે રાજયોમાં ઓકસિજન વેન્ટીલેટર અને રેમડેસિવિર ઈન્જેકશન મુદે આરોગ્યમંત્રીઓની બેઠકમાં સમીક્ષા થશે તદઉપરાંત કેન્દ્ર સરકાર કોવિડ રોગચાળા સામેના પડકારોનો સામનો કરવા સજજ છે હાલમાં દેશમાં કેસ વધી રહયા છે તમ છતાં સરકાર દવારા તબીબી માળખાકીય સુવિધાઓમાં સતત વધારો કરવામાં આવી રહયો છે આજરોજ જયાં કોરોના સંક્રમણના કેસો ઝડપથી વધી રહયા છે એ રાજયોના આરોગ્ય મંત્રીઓ સાથે બઠક યોજાશે

તમજ કાળાબજાર અને સંગ્રહખોરો અને વધુ ભાવ લેવાની બાબતે કાનુની કાર્યવાહી કરવા જણાવ્યું હતું

ત્યારે આજે કચ્છ આપતા મુખ્યમંત્રી વિજય રૂપાણો અને નાયબ મુખ્યમત્રી નીતિન પટેલની હાજરીમાં ભુજમાં કલેકટર કચેરી ખાતે બપોરે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજાશે જેમાં ભુજ શહર અને જિલ્લાની કોરોનાની સ્થિતિનો તાગ મેળવીને સ્થાનિક વહોવટી તંત્રને જરૂરી માર્ગદર્શન અને સુચનાઓ આપવામાં આવશ

મુખ્યમંત્રો વિજય રૂપાણી એ ગઈકાલે કોર કામટીની બેઠકમાં લેવાયેલ આ નિર્ણયની જાહેરાત કરતા જણાવ્ય હતું કે અલગ અલગ શહેરોમાં ડાયગ્નોસ્ટીક સેન્ટર મનફાવે તે ભાવ દર્દીઓ પાસે વસુલતાં હોવાન ધ્યાને આવતા કોરોના દર્દીઓને હાલકી ન ભોગવવી પડે ત હેતથી રાજય સરકારે સંવેદનશીલ અભિગમ અપનાવીને એચઆરસીટી સીટી સ્કેનના ભાવ રૂા

અને આ ભાવ વધુ ભાવ લેવાતા કોઈ જાણમાં આવશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે

ગુજરાતભરમાં મેડીકલ ડેન્ટલ ફીઝીયોથેરાપી હોમિયોપથી અને આર્યુવેદના સ્નાતક અભ્યાસક્રમના ઈન્ટરસ તથા અનુસ્નાતક અને સૂપર સ્પેશ્યાલીસ્ટો અભ્યાસ કમના રેસિડન્ટ ડોકટર કોરોના દર્દીઓની સારવાર કરી રહયા છે